પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચ છે

ઃ જામનગર અને કચ્છમાં કોરોનાની સારવાર અને દવાઓની ઉપલબ્ધતાની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે સમીક્ષા કરી ઃ રેમડેસીવીર ઈંન્જેકશનનાં ભાવમાં મોટા ઘટાડાની કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી ઃ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ થયો

ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને મોરવા હડફ બેઠકના વિવિધ મતદાન મથકો ઉપર સવારમાં જ મતદારો ઉમટી પડ્યા હતા મતદારોને સર્વ પ્રથમ થર્મલ ગનથી ચકાસવામાં આવતા હતા

વધુ અહેવાલ અમારા પ્રતિનિધિ પાસેથી મેળવીએ

આ બેઠકમાં મુખ્યમંત્રીએ જામનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ ટેસ્ટિંગ ટ્રેસિંગ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો બેડની સંખ્યા ઓકિસજનની સુવિધા વેન્ટીલેટરરેમડેસિવિર ઈન્જેકશન સારવારની સુવિધા આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવી હતી અને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી

બાઈટ સીએમ આ બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહિર સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય ડૉ નીમાબેન આચાર્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને શ્રીપ્રધ્યુમનસિંહ જાડેજા મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ આરોગ્ય અગ્ર સચિવ ડૉ

શ્રી રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરોને ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે કુંભ મેળાથી પરત આવતા રાજ્યના શ્રદ્વાળુઓને ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં

મનસુખ માંડવિયાએ કોરોના સામેની લડતમાં સરકાર સાથે હાથ મિલાવવા બદલ દવા બનાવતી કંપનીઓનો આભાર માન્યો છે

દરેક કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર સજ્જ છે ઓક્સિજન સુવિધાના કારણે ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર કરી તેમને ઝડપથી સ્વસ્થ કરવામાં મદદ મળી રહી છે સ્ટોરેજ કેપેસિટી વધવાથી વધુ સમય માટે ઓક્સિજનનો સ્ટોરેજ રાખી શકાય છે હાલ તમામ ટેન્કોને દિવસમાં સરેરાશ બે વાર રિફીલ કરવામાં આવે છે

ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડૉ ભરત બોઘરા તેમજ ગુજરાત સરકાર અને જસદણ ડૉ એસોસિએશનના સહયોગથી આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ડૉ ભરત બોઘરાએ કોરોના મહામારીની કપરી સ્થિતિમાં વધુને વધુ લોકોની સેવા કરી લોકોને મદદ થવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી

અને ભારે પવન તથા કરા સાથે વરસાદ પડયો હતો અમારા જિલ્લા પ્રતિનિધિઓનાં જણાવ્યા મુજબ આજે બપોર બાદ સાસણગીર કચ્છમાં કેરા બળદિયા ભૂજ વગેરે સ્થળોએ ભારે પવન કુંકાયા સાથે કરા અને વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી

તેમાં અમદાવાદ શહેરનાં કેટલાંય વિસ્તારોથી લઈ મહેસાણા રાજકોટ અમરેલી જૂનાગઢ વડોદરા ભાવનગર સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ સાબરકાંઠા સહિત કેટલાંય નાનાં મોટાં શહેરોનાં બજાર સંગઠનો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ વગેરે એ શનિ રવિથી માંડી એક અઠવાડીયા સુધી ધંધા રોજગાર બંધ રાખવાની જાહેરાત કરી છે